ચિદમ્બરમનો સંપર્ક સાધવામાં નિષ્ફળતા મળતાં તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે

જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક

સર્વોચ્ય અદાલતે કહ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચીદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસ સંદર્ભમાં દિલ્હી વડી અદાલતના આદેશને પડકારતી આગોતરા જામીનની અરજી મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે ન્યાયમૂર્તિ એન

રમન્નાએ ચિદમ્બરમના વકીલ કપીલ સિબ્બલને કહ્યું કે તાત્કાલિક સુનાવણી માટે આ અરજી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સમક્ષ રજૂ કરવી પડશે ચિદમ્બરમે ગઈકાલે વડી અદાલત દ્વારા અરજી નકારી કાઢ્યા બાદ સર્વોચ્ય અદાલતમાં વિશેષ પરવાનગી અરજી દાખલ કરી હતી કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમો ગઈકાલે ચિદમ્બરમના ઘરે યાર વખત ગઈ હતી પરંતુ ચિદમ્બર ત્યાં હાજર નહોતા સીબીઆઈએ ગઈ રાતે તેમના નિવાસ સ્થાને નોટિસ ચોંટાડી અને તપાસ અધિકારી સમક્ષ બે કલાકમાં હાજર થવા જણાવ્યું આ નોટિસમાં તેમને આ મામલે તપાસ કરી રહેલા સીબીઆઈના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ આર

જેમાં નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન એફઆઈપીબી ક્લીયરન્સમાં ગેરરીતિનો આરોપ છે

ચિદમ્બરમનો પતો મેળવવામાં નિષ્ફળતા મળ્યા બાદ લૂકઆઉટ નોટીસ જારી કરી છે સીબીઆઈ અને ઇડી બંને શોધી રહ્યા છે ચિદમ્બરમ હજુ પણ સંપર્ક વિહોણા છે દરમિયાન સર્વોચ્ય અદાલત સુનાવણી ન કરે ત્યાં સુધી ચિદમ્બરમ સામે કોઈ પગલાં નહીં લેવાની ચિદમ્બરમના વકીલે તપાસ એજન્સીને વિનંતી કરી છે

શ્રી લુગું ગઇકાલે ભારતના ત્રણ દિવસના પ્રવાસે નવી દિલ્ફી આવ્યા છે વાટાઘાટોમાં બંને દેશોના દ્વિપક્ષો સંબંધોની સમીક્ષા કરાશે અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિત ધરાવતાં મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે ચર્ચાનું કેન્દ્ર બિંદુ મોટે ભાગે સરક્ષણ સુરક્ષા ભુસ્તર અને ખનિજ ોતો ઉર્જા આરોગ્ય શિક્ષણ આંતર માળખાકીય વેપાર સંબંધિત મુદ્દાઓ રહેશે અમારા સંવાદાતા જણાવે છેકે પ્રેસિડેન્ટ લુગુંની મુલાકાત ઝાંબીયા સાથે પરસ્પર હિત ધરાવતી ભાગીદારી વધ્ર મજબૂત બનાવવાની તકો પૂરી પાડશે

આ નિવેદન ત્યારે આવ્યું કે જ્યારે વિદેશમંત્રી એસ જયશંકર બાંગ્લાદેશનો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો કરીને ઢાકાથી રવાના થયા હતા

ઢાકાએ બાંગ્લાદેશમાં આ મુદ્દે મુશ્કેલીઓ ઊભી કરતા તરૂવો સામે કડક વલણ દાખવ્યું છે દેશની રેપીડએક્સન બટાલીયને નવ ઓગસ્ટના રોજ જાહેર કરેલી યાદીમાં કાશ્મીર મુદ્દે બાંગ્લાદેશમાં ઉશ્કેરણી પેદા કરવાનો પ્રયત્ન કરતા લોકો સામે કડક પગલાં ભરવાની ચેતવણી ઉચ્યારી છે

ગઇકાલે ક્રિષ્ના ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામના ભંગની ઘટનામાં એકનું મરણ થયું હતું અને યારને ઇજા પહોંચી હતી

બે નવા કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરાયો અને યાર રાજ્ય કક્ષાના મંત્રીઓને અલગ મંત્રી પદ આપવામાં આવ્યું

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ગની હમામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીને વિશ્વસનીય બાતમી મળ્યા બાદ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયું હતું અને એન્કાઉન્ટર થયું હતું એક આતંકવાદી ઠાર મરાથો છે અને તેનો મૃતદેહ એન્કાઉન્ટરા સ્થળેથી મળી આવ્યો છે તેની ઓળખ અને સંગઠન સાથેના જાડાણની વિગતો મેળવાઈ રહી છે

ભારતીય મહિલા હોકી ટીમે ફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું છે તેઓએ ત્રીજા અને અંતિમ રાઉન્ડને રોબીન મેચમાં ચીનને હરાવ્યું છે ત્રણ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે ભારતીય ક્રમોમાં સૌથી ઉપર છે અને હવે તે આજે ફાઈનલ મેચ યજમાન જાપાન સાથે રમશે

જયશંકર નેપાળના બે દિવસના પ્રવાસે આજે કંઠમંડુ પહોંચશે તેઓ આજે બપોરે તેમના સમક્ષક પ્રદીપકુમાર ગ્યાવલી સાથે ભારત નેપાળ સંયુક્ત કમિશનની બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે ભાગ લેશે આ સંયુક્ત કમિશન ભારત નેપાળના સંબંધો અંગે ચર્ચા કરાશે

વિઝીટરને પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી પ્રેસિકેન્ટ બિદ્યા દેવીભંડારી અને પ્રધાનમંત્રી કે

પી શર્માઓલીની સૌજન્ય મુલાકાત પણ તેઓ જુદા જુદા પક્ષના નેતાઓને પણ મળશે તેમના માનમાં નેપાળના વિદેશમંત્રીએ રાત્રી ભોજનનુંં આયોજન કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ ભાજપા નેતાના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રી મોદીએ એક ટ્વીટર સંદેશામાં કહ્યું કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ દસકાઓ સુધી લોકોની સેવા કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે જનસંઘના દિવસોથી બાબુલાલ ગૌરે પાર્ટીને મજબૂત બનવવા સતત કાર્ય કર્યું તેમણે કહ્યું મંત્રી અને મધ્યપ્રદેશ તરીકે બાબુલાલ ગૌરે રાજ્યના પરિવર્તન માટે ઘણા પ્રયત્નો કર્યા છે

એક યાદીમાં ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્યસ્તરીય સમિતિએ આ વધારાની કેન્દ્રીય સહાય ઓડિશા માટે મંજૂર કરી છે